સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેનાના કમાન્ડરોની બેઠકમાં કરેલું સંબોધન

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતે આપેલા યોગ્ય પ્રતિભાવના કારણે જ મહત્વના મુદ્દાઓ અંગે શાંતિપૂર્ણ અને સકારાત્મક રીતે ઉકેલ મેળવી શકાયા છે ગઇકાલે ગુજરાતના કેવડિયામાં સેનાના કમાન્ડરોની પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોએ દાખવેલા અસાધારણ સાહસ અને સંયમની તેમણે પ્રશંસા કરી હતી સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે દેશની સેના રાષ્ટ્રહિતનું રક્ષણ કરવા સક્ષમ અને સજ્જ છે ભારતે સમાન વિચાર ધરાવતા દેશો સાથે મૈત્રી સંબંધો મજબૂત બનાવીને દેશની સલામતી સુનિશ્ચિત કરી છે ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતા એવી રીતે વધારી છે કે તાકીદની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સેના સજ્જ છે તેમણે કેવડિયા પહોંચી તરત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સંરક્ષણ મંત્રીએ પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી અને તેને બિરદાવ્યું હતું

રાષ્ટ્રીય સમિતિની પ્રથમ બેઠક આ સોમવારે મળશે

વૈંકયા નાયડએ ગઇકાલે નવસારી ખાતે નિરાલી મલ્ટિ સ્પેશિયાલ્ટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો આ તકે શ્રી નાયડુએ કહ્યું કે શિક્ષણ અને ઉદ્યોગોની સાથે જ સારી આરોગ્ય વ્યવસ્થા જે તે વિસ્તારના આર્થિક વિકાસને ગતિ આપે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દાનવીર એ

આ જળ અભિયાન હેઠળ જળસંગ્રહના કામ હાથ ધરાય છે જેમાં તળાવો ઊંડા કરવા હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ નહેરોની સાફસફાઇ મરામત જાળવણી તેમજ નદી વોકળા કાંસની સાફસફાઇ અને નદી પૂન જિવીત કરવા જેવા કામ હાથ ધરાય છે વિધાનસભા ગૃહ માં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા એ જાહેરાત કરી છે કે સરકારી તથા અનુદાનિત કોલેજ ના પ્રધ્યાપકો ને સાતમા પગાર પંચે આપેલા પગાર ધોરણ નું એરિયર્સ હપતાવાર યૂકવાશે તેમણે ઉમેર્યું હતું કે યુજીસી ની ભલામણ પ્રમાણે લેવાયેલા આ નિર્ણય હેઠળ એરિયર્સની અર્ધી રકમ નો પહેલો હપ્તો વહેલાસર યૂકવી આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે ગ્રામ સચિવાલય ગણાતી ગ્રામ પંચાયતને પોતાનું અદ્યતન મકાન બનાવવા માટે રાજય સરકાર તરફ થી પૂરતી મદદ આપવાનું આયોજન હાથ ધરવાની તૈયારી સરકારે કરી લીધી છે

વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ ઉપર વકતવ્ય આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની વિકાસલક્ષી ઉત્તમ કામગીરીને પ્રચંડ જન સમર્થન આપી ગુજરાતની પ્રજાએ સ્થાનિક સ્વરાજની યૂંટણીઓમાં ભાજપ શાસિત રાજ્ય સરકારને ગુજરાતના સ્થાપના કાળ બાદ કોઇ પક્ષને ન મળ્યો હોય તેવા જંગી જનાદેશ સાથે ગામે ગામ ભાજપને વિજયની ભેટ આપી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જન ઔષધિ દિવસની ઉજવણીના કાર્યક્રમોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે

શ્રી મોદી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે અને આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને પુરસ્ક઼ત પણ કરશે

રાજ્યમાં સતત આઠમાં દિવસે પણ કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાવાનું ચાલુ રહ્યું છે

સામાન્ય જિંદગી જીવતી પરંતુ અસામાન્ય કામ કરતી મહિલાઓ વિશે આકાશવાણી અમદાવાદ દ્વારા રોજ યલાવવામાં આવી રહેલી વિશેષ શ્રેણીમાં આપણે વાત કરીશું ગીતા બેન બારોટની એક સામાન્ય રસોડા કામદાર તરીકે કામની શરૂઆત કરનાર ગીતા બહેને આજે સેવા સંસ્થાના મદદથી છ થી વધુ બહેનોને રોજગારી આપી પગભર બનાવ્યા છે

રાજ્યમાં લધુત્તમ તથા મહત્તમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો છે